ભારત કી લક્ષ્મી પહેલને સમગ્ર દેશમાં ઉમળકાભેર પ્રતિસાદ સાંપડથો છે તેમ જણાવીને શ્રી મોદીએ આવા ઉદાહરણોમાંથી પ્રેરણા લેવા લોકોને કહ્યું હતું

પ્રધાનમંત્રીએ ફેસ્ટીવલ ટુરીઝમના વિયાર ઉપર ભાર મુકતા કહયું કે આપણે આપણા તહેવારોને લોકપ્રિય બનાવવાના પ્રથત્ન કરવા જોઇએ તેમણે કહથું કે ફેસ્ટીવલ ટુરીઝમ વધારવામાં દેશની બહાર રહેતા ભારતીયોની ભૂમિકા મુખ્ય છે

બંધારણીય સભામાં સરદાર સાહેબે લોકોના મુળભુત ધિકારોનું રક્ષણ થાય ને જાતી તેમજ સમુદાયના આધારે કોઇ ભેદભાવ ન થાય તે માટે સઘન પ્રયાસો કર્યા હતા તેમણે દુશ્મન દેશોના લક્ષદ્વિપ ઉપર કબજો મેળવવાના પ્રયાસો નિષ્ફળ બનાવીને દેશની એકતા સુનિશ્ચિત કરી હતી

આ મુલાકાતથી બંને દેશો વચ્ચે રણનીતીક ભાગીદારી વધુ મજબુત થવાની આશા છે એફઆઇઆઇને રણ વિસ્તારના દાવોસ તરીકે સોંપવામાં આવે છે

આ તહેવાર અંધકાર ઉપર પ્રકાશની જીત દર્શાવે છે

તેઓએ પોતાના ઘરના પ્રવેશ ધ્વાર પર રંગોળી પણ બનાવી છે

શહેરના પાંચ ફાયર સ્ટેશનને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે તથા સ્થાનિક પ્રશાસન ધ્વારા આગળના બનાવમાં ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે

જેથી ગામમાં આવનાર પ્રવાસી પક્ષીઓને નુકસાન ન થાય

શપથગૃહ સમારોહ બાદ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે તેઓ દેવીલાલ ચૌધરીની વિચારધારા મુજબ આગળ વધશે તથા મજુરો તી ને ખેડુતો માટે કામ કરશે